પાકિસ્તાની સેનાએ સંઘર્ષવિરામનો ભંંગ કરીને કાશ્મીરના રાજારી અને પૂંચ ક્ષેત્રમાં ગોળીબાર અને તોપમારો કર્યા છે જીએસટી પરિષદે હોટેલ અંગેના વેરા સહિત વિવિધ યીજવસ્તુઓના દરમાં ઘટાડો જાહેર કર્યો છે

રાષ્ટ્રસંઘની મહાસભામાં આ વર્ષે ગરીબી નાબૂદી ગુણવલત્તાયુક્ત શિક્ષણ આબોહવા પરિવર્તન રોકવાના પગલાં અને સમાવેશીકરણ માટે બહ્પાંખિયા પ્રયાસો વધુ નક્કર બનાવવા મુખ્ય ચર્ચા થશે પ્રધાનમંત્રીએ પ્રવાસે જવા રવાના થતાં પહેલા કરેલા નિવેદનમાં પ્રતિભાવશાળી અસરકારક અને સમાવેશી એવા બહ્પક્ષી સુધારા માટેની ભારતની વચનબદ્વતા દોહરાવી હતી તેમણે કહ્યું કે રાષ્ટ્રસંઘના કાર્યક્રમોમાં સહભાગી બનીને તેઓ ટકાઉ વિકાસના લક્ષ્યાંકો સિદ્ધ કરવામાં ભારતની સફળતા વિશ્વ સમક્ષ મૂકશે પ્રધાનમંત્રીના પ્રવાસ અંગે અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ ફેંકફર્ટમાં થોડા વિરામ પછી પ્રધાનમંત્રી હ્યુસ્ટન પહોંચશે પ્રધાનમંત્રી આવતીકાલે યુસટર્નમાં ભારતીય સમુદાયને સંબોધન કરશે તે વખતે અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમની સાથે જાડાશે

પ્રધાનમંત્રી તેમના પ્રવાસ દરમિથાન યુસટર્નમાં ઉર્જા ક્ષેત્રની અગ્રણી કંપનીઓના મુખ્ય કાર્યવાહક અધિકારીઓ સાથે પણ ચર્ચા કરશે રવિવારે શ્રી મોદી એનઆરજી સ્ટેડીથમમાં અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે હાઉડી મોદી કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધન કરશે

મંગળવારે રાષ્ટ્રસંઘ ધ્વારા મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે યોજાનારા ખાસ કાર્યક્રમમાં પણ તેઓ ભાગ લેશે શ્રી મોદી આ પ્રસંગે પયાસ કિલો વોટના ગાંધી સૌરઉર્જા ઉદ્યાન અને ગાંધી શાંતી ઉદ્યાનનું ઉદઘાટન પણ કરશે શ્રી મોદી તેમના પ્રવાસ દરમિથાન રાષ્ટ્રસંઘના અને અન્ય દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ યોજશે

તે પૈકી બે સમજુતી કરાર આફત વ્યવસ્થાપન અને અવકાશ સંશોધન સહકાર અંગેના કરવામાં આવ્યા છે

સત્તાવાર થાદીમાં જણાવ્યા અનુસાર ભારતની ટુકી મુલાકાતે આવતાં મંંગોલીયાના નાગરીકો માટે ઈ વીઝા આપવાના ભારતના નિર્ણથના જવાબમાં મંગોલીયાએ પણ ટુકી મુલાકાત માટે ભારતથી આવતાં નાગરીકોને ત્યાં પહોંચ્યા પછી વિઝા આપવાની જાહેરાત કરી હતી

મુખ્ય યૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ થોડી વાર પહેલાં આ જાહેરાત કરી

બંને રાજયોની વિધાનસભાની યૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ આદર્શ આયારસંહિતા અમલમાં આવી ગઇ છે એટલે કે વર્તમાન રાજય સરકારો હવે કોઇ નવી યોજનાની જાહેરાત કે શરૂઆત નહીં કરી શકે

આ મુલાકાત દરમિયાન તેઓ દુબઈમાં પ્રદર્શન મેદાન ખાતે ઓપોચ્યુનીટી ડિસ્ટ્રીકટમાં ભારતના ચાર મજલાના પેવેલીયનની ડિઝાઈન ખુલ્લી મુકશે દુબઈ ખાતેના ભારતના કોન્સલ જનરલ વિપુલે જણાવ્યું હતું કે આ પેવેલીયનમાં ભારતના સમૃધ્ય ઈતિહાસ અને સંસ્કૃતિ ભારત અને સંયુકત આરબ અમિરાત વચ્ચેના ગાઢ સંબંધો વ્યકત કરવામાં આવશે આ ભવન પર્યાવરણ સાનુકળ બનાવવામાં આવશે અને તે ભારતના પ્રફતિ પ્રેમને પણ વ્યકત કરશે

જમ્મુ ખાતે સંરક્ષણદળના પ્રવકતાએ કહથું છે કે પાકિસ્તાન તરફથી નાના હથિથાર તથા મોર્ટાર વડે હમલો કરવાની ઘટના નોંધાઈ છે બાલાકોટ અને નૌશેરા સેકટરમાં ભારતીય જવાનો તરફથી વળતો જવાબ જારદાર રીતે આપવાનું યાલુ છે

પરીષદે જીએસટી કરદાતાઓની નોંધણી માટે આધાર નંબર જાડવાનું નકકી કરવા ઉપરાંત જીએસટી વળતર મેળવવા માટે આધાર નંબર ફરજીયાત બનાવવાનું પણ નકકી કર્યુ છે નાણાં અને કંપની બાબતોના મંત્રી નિર્મલા સીતારમણના અધ્યક્ષ પદે ગઈકાલે આ બેઠક મળી હતી

આ ઉપરાંત સ્લાઈડ ફાસ્ટનર્સ દરિયાઈ જહાજાનું બળતણ ભીનુ દળવાના ઉપકરણો અને સુકી આમલી પરનો જીએસટી ઘટાડવાની પણ પરિષદે ભલામણ કરી છે

જયારે એશિયન ચેમ્પીયન અમિત પાંધલ છે

મોટર વાહન કાયદામાં તાજેતરમાં થયેલા સુધારા પ્રમાણે ડ્રાઈવીંગ લાયસન્સ તથા વાહન નોંધણી પ્રમાણપત્રને વાહન ચાલકે ભૌતિક સ્વરૂપે સાથે રાખવું જરૂરી નથી આ તમામ દસ્તાવેજ ડીજીટલ સ્વરૂપે રાખી શકાશે પરંતુ દસ્તાવેજનો ડીજીટલ સંગ્રહ સરકારે નકકી કરેલી બે એપ ડીજી લોકર તથા એમ

મહાસંઘે જણાવ્યું છે કે આ ઘટાડો વર્તમાન મંદીનો સામનો કરવા માટે બફ જરૂરી એવુ બળ પુરૂ પાડશે અને વિકાસની ગતી વધુ ઝડપી બનશે ફીકકીના અધ્યક્ષ સંદીપ સોમાણીએ ગઈકાલે વધુમાં જણાવ્યું હતું કે કંપનીઓ પરના વેરા ઘટાડવાની અમારી લાંબા સમયથી વિનંતી હતી ભારતીય ઉદ્યોગ મહાસંઘ સીઆઈઆઈએ પણ કહયું છે કે આ જાહેરાતો ખરેખર ઉદ્યોગોને રાહત આપનારી છે સીઆઈઆઈના મહાનિથામક યંદ્રજીત બેનર્જીએ જણાવ્યું હતું કે કંપનીઓ પરના વેરામાં ઘટાડો કરવાની ઉદ્યોગો ધ્વારા ઘણા સમયથી માંગ કરાઈ રહી હતી અને આ કરવેરાના કારણે ભારતીય ઉદ્યોગો તેના જેવા વિશ્વના અન્ય ઉદ્યોગો સામે બીન સ્પર્ધાત્મક બની ગયા હતા ઉદ્યોગ મહાસંઘ એસએએમના મહાસચિવ દિપક સુદે પણ વેરા ઘટાડવાની જાહેરાતને આવકારી છે તેમણે કહયું છે કે સરકારના આ નિર્ણથથી સ્થાનિક અર્થ તંત્રને વેગ મળવાની સાથે વિદેશી રોકાણકારોને ભારતમાં મુડી રોકાણ માટે આકર્ષશે